દિલ્હી એઈમ્સ દ્રારા દેશભરની હોસ્પીટલનાં આઈસીયુંમાં તબીબો માટે વિડિયો માધ્યમથી ઈ આઈસીયુ માર્ગદર્શન કાર્યક્રમ શરૂ કરાયો દેશમાં કોવિડનાં સાત લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે કોવિડથી મૃત્યુ પામનારનો દર પ્રથમવાર અઢી ટકાથી ઓછો નોંધાયો છે ઉત્તર રેલ્વે દ્રારા કોવિડની સારવાર માટે દિલ્ફીને પાંચસો ત્રણ આઈસોલેશન કોચ ઉપલબ્ઘ કરાયા છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશમાં વર્તમાન વર્ષા ઋતુમાં અત્યાર સુધીમાં સરેરાશ છ ટકા વધુ વરસાદ થયો છે

કોવિડની સારવાર કરી રહેલા અગ્રીમ હરોળનાં તબીબો સાથે કેસ આધારીત ચર્ચા કરવી અને માર્ગદર્શન આપવું અને કોવિડનો મૃત્યુદર ધટાડવોચે ઈ આઈસીયુ કાર્યક્રમનો મુખ્ય હેતું છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈકાલે વધુ જણાવ્યું છે કે કોવીડની બિમારીથી મૃત્યુ પામનારનો ભારતનો દર સમગ્ર વિશ્વની સરખામણીએ ઘણો ઓછો છે

આરોગ્ય મંત્રાલયે તબીબો આશાવર્કરોએ કરેલી કામગીરીને બિરદાવી હતી

ટી પી સી

એવી જ રીતે માસ્ક પહેરવો સામાજીક અંતર જાળવવું જેવા નિયમોનું પાલન નહીં કરવા અન્ય નવ એકમોને દંડ કરવામાં આવ્યો છિ

બળવાખોર ધારાસભ્યોએ વિધાનસભા સચિવાલયનાં નિર્ણયને પડકારતી અરજી વડી અદાલતમાં કરી હતીં ગયા શુક્રવારે વડી અદાલતે આ અરજી પરની સુનવાણી મુલતવી રાખી હતીં

સમગ્ર રીતે જોતા દક્ષિણ મધ્ય પૂર્વ તથા ઈશાન ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદ થયો છે

જોકે ઉત્તર પશ્ચિમ ભારતના ઘણાં વિસ્તારોમાં આગામી ત્રણ દિવસમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે આસામ મેઘાલય તથા બિહારમાં આગામી ત્રણ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ કેટલાક સ્થળોએ થવાની શક્યતા છે